ઉપરાંત તમામ બુથ ઉપર પીવાનું પાણી તથા પાર્કિંગની વ્યવસ્થા પણ કરાઇ છે

પંચમહાલમાં મહીસાગર નદી ઉપર બંધાયેલા કડાણા ડેમના જળવિસ્તારમાં આવેલા ગામડાઓ માટે મતદાન સામગ્રી લઇ કર્મચારીઓ હોડી મારફતે ત્યાં પહોંચ્યા છે તો આસપાસના બેટ ઉપરથી મતદારો પણ અહીં હોડી મારફતે બુથ ઉપર પહોંચશે

બારડોલી બેઠક એવી છે જ્યાં પુરૂષની તુલનાએ મહિલા મતદારોની સંખ્યા આઠ હજાર જેટલી વધુ છે

મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત સખી મતદાન મથક પણ તમામ બેઠક ઉપર ખોલાયા છે મતદાર ઓળખકાર્ડ નહિં ધરાવતા મતદારો માટે ચૂંટણીતંત્ર દ્વારા ઓળખના પુરાવા તરીકે કેટલાક દસ્તાવેજ માન્ય કરાયા છે જેમાં કેન્દ્ર કે સરકારે આપેલું ઓળખપત્ર સરકારી જાહેર સાહસનું ઓળખપત્ર પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ પાનકાર્ડ બેન્ક તથા પોસ્ટ ઓફિસની પાસબુક શ્રમ મંત્રાલયે આપેલું સ્માર્ટ કાર્ડ મનરેગા જોબ કાર્ડ આરોગ્ય વિમા યોજનાનું આઇ કાર્ડ પેન્શન દસ્તાવેજ સાંસદ કે ધારાસભ્ય દ્વારા અપાયેલ ઓળખપત્ર તથા આધારકાર્ડનો સમાવેશ થાય છે ફોટો વોટર સ્લીપ માત્ર માર્ગદર્સન માટે વાપરવાની છે તેનો ઓળખના પુરાવા તરીકે ઉપયોગ હરગીજ નહિં થઇ શકે તેવી ચોખવટ ચૂંટક્રીતંત્ર દ્વારા કરવામાં આવી છે ગુજરાતની બાજુમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ દીવ એમ બે લોકસભા બેઠક માટે પણ આવતીકાલે મતદાન યોજાશે વીઆઇપી વોટીંગ ભાજપના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન માટે ગુજરાત આવી રહ્યા છે તો ભાજપ પ્રમુખ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ તથા ભાજપ અપ્રગ્ની લાલકૃષ્ણ અડવાણી અને અરૂણ જેટલી પણ મતદાન માટે અમદાવાદ પહોંચી રહ્યા છે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

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ભાવનગર ખાતે તો કોંગ્રેસ પ્રદેસ પ્રમુખ અમિત ચાવડા આંકલાવ ગામે મતદાન કરશે ભાજપ આગેવાન મનસુખ માંડવિયા પાલિતાણાના હણોલ ગામે મતદાન કરશે જ્યારે પરસોત્તમ રૂપાલા પોતાના મતદાન માટે અમરેલીના ઇશ્વરીયા ગામે જવાના છે કોંગ્રેસ આગેવાન અહેમદ પટેલ મધુસુદન મિસ્ની તથા શક્તિસિંહ ગોહેલ મતાધિકારનો ઉપયોગ કરવા ગુજરાતમાં આવશે મતદાન ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં નિશાન સ્કુલ ખાતેના મતદાન કેન્દ્રમાં પોતાનો મત આપશે પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા માટે આજે રાત્રે ગુજરાત આવશે અને ગાંધીનગર રાજભવનમાં રાત્રિરોકાણ બાદ સવારે સાડા સાત વાગ્યે મતદાન કરવા પોતાના મતદાન કેન્દ્ર ઉપર જશે મતદાન કર્યા બાદ પ્રધાનમંત્રી ઓરિસ્સાના ચૂંટણી પ્રચાર માટે રવાના થશે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટલોડિયામાં જ્યારે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા રાજકોટમાં મતદાન કરનાર છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી અહેમદ પટેલ ભરૂચ જિલ્લામાં મતદાન કરશે

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી એસ મુરલી ક્રષ્ણે આજે પત્રકાર પરિષદને સંબોધન કરતા જજ્ઞાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં નિર્ભય અને નિષ્પક્ષ મતદાન માટે ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

તેમણે રાજ્યમાં આવેલા સંવેદનશીલ મતદાન મથકોની માહિતી આપી

મુરલી ક્રિષ્નાએ વ્ધમાં જણાવ્યું કે આવતીકાલે મતદાનના પગલે ચૂંટણીપંચ દ્વારા રાજ્યની સરહદો પર તકેદારી ઉભી કરવામાં આવી છે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 આ ઉપરાંત ગેસ્ટ હાઉસ હોટલ ધર્મશાળા અને રહેવાની સગવડ ધરાવતા ધાર્મિક સ્થળો પર રાજકીય હેતુથી સંમેલન ન યોજાય તેની પણ સૂચના આપવામાં આવી છે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

હરીફ ઉમેદવારો આવતીકાલે રાજ્યમાં યોજાનારા મતદાનમાં ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના અગ્રણીઓનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ જશે

ગાંધીનગરની પ્રતિષ્ઠાવાળી બેઠક પર ભાજપના અગ્રણી અને પક્ષ પ્રમૂખ અમીત શાહ સામે કોંગ્રેસના સી

રાજકોટની બેઠક પર ભાજપના મોહનભાઇ કુંડારિયા સામે કોંગ્રેસના લલીતભાઇ કથગરા ઉમેદવાર છે પોરબંદર બેઠક પર ભાજપના રમેશ ધડુક સામે કોંગ્રેસના લલીત વસોયા જ્યારે દાહોદ બેઠક ઉપર ભાજપના જસવંતભાઇ ભાભોર સામે કોંગ્રેસના બાબુભાઇ કટારા અને ભરૂચ બેઠક ઉપર ભાજપના મનસુખભાઇ વસાવા સામે કોંગ્રેસના શેરખાન પઠાણ છે પરંતુ ભરૂચ બેઠક ઉપર ત્રિકોણીય મુકાબલો એટલા માટે થવાનો છે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટ્ટ વસાવા અહીં ઉમેદવાર છે તો બારડોલી બેઠક ઉપર કોંગ્રેસના પૂર્વ કેન્દ્રિયમંત્રી ડો તુષાર ચૌધરી સામે ભાજપના પરભૂભાઇ વસાવા ચૂંટણી જંગમાં છે

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી વિજય ખરાડીએ જણાવ્યું છે કે આવતીકાલે યોજાનારા મતદાન માટે તમામ વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવી છે ડિસ્પેચ સેન્ટરો ઉપરથી આજે તમામ મતદાન માટેની સામગ્રી મતદાન મથકે પહોંચાડવામાં આવશે

મતદાન શાંતિપ્રકા વાતાવરણમાં થાય તે માટે ચૂંટણીતંત્રે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે વડોદરા જિલ્લામાં યોજાનાર મતદાનની માહિતી આપે છે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલીની અગ્રવાલ

ગીર સોમનાથ જિલ્લામાં આવતીકાલે યોજાનાર મતદાન માટેનો સ્ટાફ ઇ વી એમ વીવીપેટ જરૂરિ સાહિત્ય સાથે તમામ મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યું છે

પટેલ મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી એચ

તમામ મતદાન મથકો પર ચૂંટણી સામગ્રી મોકલવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ચ્રૂંટણી અધિકારી સંદીપ આંગલે જિલ્લામાં મતદાન માટે લેવાયેલ પગલા અંગેની માહિતી આપી

તમામ મતદાન મથકો ઉપર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

અમે આપને યાદ અપાવીએ કે આ અગાઉ પજ્ઞ તેછો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું છે